ત પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચોથા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે

હેઠળ આવરી લેવાની કોઇ દરખાસ્ત હાલ વિચારણા હેઠળ નથી

તે ધ્યાનમાં લઇને કોવીડના રસીકરણની કામગીરી બંધ નહિં કરવા અન્ય દેશોને અપીલ કરી છે

આ શિખર બેઠકમાં બંને આગેવાનો દ્વીપક્ષીય અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ અંગે સર્વગ્રાહી ચર્ચા વિયારણા કરશે આ બેઠક બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સહકારના વિસ્તૃતીકરણની તક પૂરી પાડશે

વિધાનસભા ચૂંટણી પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચોથા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે

દરમિયાન પહેલા બે તબક્કાની ચૂંટણીઓનો પ્રચાર વેગવાન બન્યો છે

પી નફા આજે બંકુરા ખાતે રોડ શો અને રેલી યોજશે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઇકાલે કોલકતા ખાતે ભાજપ પ્રદેશ એકમના નેતાઓ સાથે બેઠક કરી હતી અન્ય પક્ષોના સ્ટાર પ્રચારકો પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે

આસામમાં મુખ્ય ચૂંટણી અધિકારી નીતીન ખેડેએ મતદાન જાગૃતિ માટેના ગઇકાલે ગુવહાટી ખાતે ત્રણ રથોને પ્રસ્થાન કરાવ્યું યુંટણી કોવીડ પ્રવર્તમાન કોવીડ રોગયાળાને ધ્યાનમાં રાખીને યૂંટણી પંચે મતદાન મથકમાં વધુમાં વધુ એક હજાર મતદારોને રાખવા પર ભાર મુક્યો છે

હેઠળ આવરી લેવાની કોઇ દરખાસ્ત હાલ વિચારણા હેઠળ નથી

પરિષદે પ્રેટ્રોલિયમ પેદોશોને જીએસટી વેરા હેઠળ આવરી લેવા ભલામણ કરી હતી

પરીષદ પેટ્રોલીયમ પેદાશોને જીએસટી હેઠળ કયારે લેવા તે અંગેનો નિર્ણય મહેસૂલી આવક ઉપર થનારી અસરને ધ્યાનમાં લઇને યોગ્ય સમયે કરશે

તે ધ્યાનમાં લઇને કોવીડના રસીકરણની કામગીરી બંધ નહિં કરવા અન્ય દેશોને અપીલ કરી છે જર્મની ફાન્સ ઇટાલી અને સ્પેન તેમજ અન્ય નાના યુરોપીયન દેશોએ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત કોવિડની રસી આપવાથી બ્લડ ક્લોટ અર્થાત લોઠીના ગઠ્ઠા થવાની કેટલીક ફરીયાદ મળતા આ રસી નાગરિકોને આપવાની કામગીરી બંધ કરી છે

કોવિડ દેશભરમાં અત્યારસુધીમાં ત્રણ કરોડ લોકોને કોવિડની રસી અપાઇ છે

જોન્સન ભારત બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન આગામી એપ્રિલના અંત સુધીમાં ભારતની મુલાકાતે આવશે બ્રિટનના સૂત્રોના જણાવ્યા મુજબ યુરોપીયન સંઘમાંથી બ્રિટન બહાર નીકબ્યા બાદ શ્રી જોન્સનની ભારતની મુલાકાત તેમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે શ્રી જોન્સન ગત જાન્યુઆરીમાં ભારત આવવાના હતા પણ બ્રિટનમાં કોવીડના કેસોમાં વધારો થતા શ્રી જોન્સને તેમની ભારતની મુલાકાત રદ કરી હતી દરમિયાન વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ બ્રિટનના વિદેશ રાજ્યમંત્રી તારીક એહમદ સાથે દ્વિપક્ષીય બાબતો અંગે ચર્ચા કરી હતી

કોમ્પ્લિમેન્ટરી ટિકિટ મેળવનાર દર્શકોને મેદાન પર નહીં જવાની વિનંતી કરવામાં આવી છે

પ્રથમ મેયમાં ઇંગ્લેન્ડે અને બીજી મેયમાં ભારતે વિજય મેળવ્યો હોવાથી આજની મેય રસપ્રદ બની રહેશે કુંભ હરિદ્વાર કેન્દ્ર સરકારે ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે યોજાનાર કુંભમેળામાં તબીબી અને જાહેર આરોગ્ય વ્યવસ્થા માટે ત્રણ સભ્યોની ઉચ્ય સ્તરીય સમિતીની રયના કરી છે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના નિયામક ડો

સિંહના વડપણ હેઠળ આ સમિતિ કામગીરી કરશે અન્ય સભ્યોના નામ આ મુજબ છે

જૈન અને ડો

ગઇકાલે રાવલપોર વિસ્તારમાં સુરક્ષાદળો સાથે થયેલી ગોળીબારમાં તેનું મોત થયું હતું આ અથડામણમાં જહાંગીર અહમવાની નામના અન્ય એક આતંકવાદીનું પણ મોત થયું છે કાશ્મીર ઝોનના ઇન્સપેક્ટર જનરલે અફઘાનીને મારવા બદલ સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા છે સુરક્ષા દળો દ્વારા આંતકવાદીઓને શરણે થવાની તક અપાઈ હતી પરંતુ આંતકીઓએ પોલીસ પર ગોળીબાર ચાલુ કરતા પોલીસે સામો ગોળીબાર કર્યો હતો ઘટના સ્થળેથી પોલીસે મોટી માત્રામાં શસ્ત્રો દારૂ ગોળો જપ્ત કર્યો છે